યુવાનો નશાની લતના શિકાર ન બને તે માટે પોલીસ દ્વારા યલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ પાડી હતી જેમાં ડ્રગ્સ વેયવા જતા અને પોતાની પાસે રાખનાર ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યાં છે સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી અડાજણ પાટીયાસ ન્યૂ રાંદેર રોડના સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે આદિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે

સલમાન સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અમૂલ ડેરી અમૂલ ડેરીમાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંક માટેની હિલયાલથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે

અમૂલ ડેરીના નિયામક મંડળની યૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની યૂંટણીમાં થઇ રહેલા વિલંબને પગલે ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંકને પડકારવામાં આવી છે પૂર્વ વાઇસ ચેરમેન અને બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત ત્રણ ડિરેક્ટર્સ હાઇકોર્ટમાં પહોંચ્યા છે અમૂલ ડેરીના નિયામક મંડળની ગત મહિને યોજાયેલી યૂંટણીમાં રામસિંહ પરમારના સમર્થક ઉમેદવારોનો દબદબો યથાવત રહ્યો હતો

જો કે હવામાન ખાતા એ આગાહી કરી છે કે કચ્છ સિવાયના ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આગામી બે દીવસ માં થઈ શકે છે અલબત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં તો ગાઈરાત્રિ થી વરસાદ ઠેર ઠેર પડી રહ્યો છે તાપી ના વ્યારા અને સોનગઢ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વાહન વ્યવહાર ને અસર થઈ છે છોટા ઉદેપુર નસવાડી સંખેડા અને બોડેલીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે તો જુનાગઢ વંથલી અને વિસાવદરમાં પણ મુશળધાર વરસાદ ના સમાચાર છે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલાલા અને કોડીનારમાં સવારથી ભારે ઝાપટાં પડી રહ્યા હોવાથી ખેતરમાંથી ખળામાં લઈ જવાની મગફળીનો જથ્થો પલળી ગયો છે ગીર અભ્યારણ્યમાં પણ ગઈરાત થી ખૂબ વરસાદ પડ્યો છે રાજુલા નજીક આવેલા પીપાવાવ અને ચાંચ બંદરના દરિયામાં કરંટ જોવાયો છે તો શિયાળ બેટ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે નોંધપાત્ર વરસાદ થયો હોવાના અહેવાલ છે પીપાવાવ બંદર આસપાસ વીજળી પડી હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરા માં ઝીલાયા છે પણ કોઈ જાનહાનિ થઈ હોવાના સમાયાર નથી

ઉકાઈ ડેમમાથી ખૂબ પાણી છોડાઈ રહ્યું હોવાથી તાપી નદી એ રૌદ્ર સ્પરૂપ ધારણ કર્યું છે અને સુરતમાં બે કાંઠે વહી રહી છે

મ્યુનિસીપલ

તેમણે ઉમેર્યું હતું કે કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ હોમિથોપેથિક દવાઓ નસ્ય સેવા હેલ્થ ચેકઅપ સેવા મોટી ઉમરના વ્યક્તિઓનું બી

ડાયાબીટીસ ચકાસણી કોન્ટેક્ટ ટ્રેસિંગમાં આવેલ લોકોનું નિયમિત ચેકઅપ વિગેરે જેવી સેવા માટે વાહનો દ્વારા ઘર આંગણે ઉપલબ્ધ કરાવેલ છે

પટેલે આજે મહેસાણા સિવિલ હોસ્પિટલથી કોવિડ વિજયરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ